એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે સ્ત્રીશક્તિની ઉર્જા અને સિદ્ધિઓનો આપણે સૌ આદર કરીને ગૌરવ અનુભવીએ છીએ આજે મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટનું સંચાલન વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારી સાત મહિલાઓ દ્વારા થઇ રહ્યું છે આ મહિલાઓ દિવસ દરમિયાન પોતાની જીવનયાત્રાના પ્રસંગોની જાણકારી નાગરિકોને આપશે ઉપરાંત તેઓ લોકો સાથે સંવાદ પણ કરશે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ સફળતા પ્રાપ્ત કરી છે તેમનો સંઘર્ષ તેમની આશાઓ તમામને પ્રેરણા આપે છે આપણે સૌએ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરી તેમની પાસે શીખવું જોઇએ પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટ પર પોતાની જીવનયાત્રાના પ્રસંગને વહેંચતા સ્નેહા મોહનદાસે જણાવ્યું કે તેમણે તેમની માતાથી પ્રેરણા મેળવી કે જેમણે ઘરબિહોણા લોકોને ભોજનની સુવિધા આપવા ક્રડ બેંક ભારત નામની પહેલ શરૂ કરી તેમની આ પહેલમાં ઘણાં સ્વયંસેવકો જોડાયા

દિવ્યાંગો માટે કાર્યકર્તા અને પ્રેરણાદીય વકતા ડોકટર માલવિકા અય્યરે જણાવ્યું કે દિવ્યાંગતા સામેની લડતમાં કોઇ વ્યક્તિનું સકારાત્મક અભિગમ વિજય મેળવવામાં મદદરૂપ થાય છે પ્રધીનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટર એકાઉન્ટ પર મહિલાઓ દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવાનું પસંદ કર્યું છે તેથી તેઓ માને છે કે આપણી દેશ દિવ્યાંગતા સામેની જૂની પૂરાણી માન્યતાઓને નાબૂદ કરવા યોગ્ય દિશામાં અગ્રેસર છે

કરી રહ્યા છે

સ્ત્રી શક્તિકરણ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિ જૂથ અને સંસ્થાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નારીશક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે આજે તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને સંવાદ કરશે

વેંકૈયા નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી છે તેમણે પોતાના સંદેશામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવવા તથા સ્ત્રી પુરૂષ સમાનતાની સંકલ્પનાવાળા સમાજનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો

સમાજને માર્ગદર્શન પૂરૂ પાડી તેને સુદ્રઢ બનાવવામાં મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી રહી છે વિવિધ ક્ષેત્રમાં તેમનો યોગદાન તેમની નિસ્વાર્થતા અને કોઇ પણ ભૂમિકામાં તેમનો ત્યાગ હમેશાં પ્રશંસનીય છે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વને કારણે આપણો દેશ મહિલા આગેવાનીના વિકાસના નવા યુગનો સાક્ષી છે મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે બેટી બચાવો બેટી પઢાઓ મહિલાઓ માટે મુદ્રા યોજના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય નિર્માણ પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી યોજનાઓ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી છે

આ બેઠકમાં આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન અને વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત હતા પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોએ અત્યાર સુધી કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી

પ્રધાનમંત્રીએ નિષ્ણાંતોની સલાહ્ મુજબ વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમો શક્ય હોય ત્યાં સુધી ટાળવા અને લોકોને સાવચેતીના પગલા રૂપે શ્રું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેવી સ્પષ્ટ સમજૂતી આપવા જણાવ્યું હતું આરોગ્યમંત્રી હર્ષવર્ધને કોરોના વાયરસ સામે સમયસર અને અસરકારક પ્રતિભાવ આપવા બધા રાજ્યોને સંકલન સાધવા ઉપર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના અંગેની અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા તથા ભયભીત નહીં થવાની લોકોને અપીલ કરી છે

આરોગ્ય વિભાગના સચિવ સંજીવકુમારે ગઇકાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ ત્રણ પૈકી બે કેસ લદ્દાખમાં અને એક કેસ તમિલનાડુમાં નોંધાયો છે લદ્દાખની બે વ્યક્તિઓલ ઇરાન ગઇ હતી જયારે તમિલનાડુનો નાગરિક ઓમાનની મુલાકાતે ગયો હતો

તે અંગે ખેદ વ્યક્ત કર્યો છે

ગઈકાલે મુંબઈમાં પૂછપરછના બીજા દિવસે રાણા કપૂરની ધરપકડ કરાઈ હતી મની લોન્ડરિંગ નિયંત્રણધારા હેઠળ રાણા કપૂરના નિવેદનનું રેકોર્ડિંગ કરાયું છે આરોપી રાણાકપૂરને આજે મુંબઇની અદાલતમાં રજૂ કરાશે યશ બેન્કે કૌભાંડમાં ખરડાયેલી દિવાન હાઉસિંગ નિગમને આપેલા ધિરાણની પરત યૂકવણી ન થતાં ઈડીએ આ કેસમાં રાણા સામે તપાસ હાથ ધરી છે